એઇમ્સના ડાયરેક્ટર ડો

આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપી હતી

તેમણે કહ્યું છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે શ્રી અમિત શાહે ટવીટમાં કહ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી કેટલાક લોકો સોશિયલ મિડીયાના માધ્યમથી મારા સ્વાસ્થ્ય વિશે અનેક મનઘડત અફવાઓ ફેલાવી રહ્યાં છે દેશ આ સમયે કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે અને દેશના ગૃહમંત્રી હોવાના નાતે મોડીરાત સુધી પોતાના કામોમાં વ્યસ્ત હોવાથી મેં આ બધા પર ધ્યાન નથી આપ્યું તેમણે વધુમાં જણાવ્યું છે કે મારા શુભ ચિંતકો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો મારા ખબર અંતર પુછવા અને મારી ચિંતા કરવા માટે આભાર વ્યક્ત કરું છું જે લોકોએ આ અફવા ફેલાવી છે તેમના પ્રત્યે મારા મનમાં કો દુર્ભાવના અથવા દ્વેષ નથી

રણદીપ ગુલેરીયા અને ડૉ મનીષ સુનેજાએ આજે સિવીલ હોસ્પિટલની મૂલાકાત લીધી હતી

કોરોના ની સારવાર લેતા દર્દીઓ ઝડપથી સાજા થાય દર્દીઓને અપાતી સારવાર પદ્ધતિ આ વરિ ષ્ઠ તબીબોની આ રોગ સંદર્ભે તેમના અનુભવો જાણકારી વગેરે અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી

રાજ્ય સરકારે કોરોનાનો મૃત્યુ દર ઘટાડવા સમગ્રતયા ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે સાથે સાથે અહીંના તબીબો અને અન્ય સંલગ્ન સ્ટાફે ખુબ સરસ રીતે દર્દીઓની સેવા સારવાર કરી છે

તેમણે રાજ્યના સરકારી અને ખાનગી ડૉક્ટર સાથે પણ વાર્તાલાપ કર્યો હતો કોરોના સંક્રમણ સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ ને પણ મળીને સઘળી વિગતો જાણી હતી

તેને પગલે ન જોઈતા પરિણામો ભોગવવા પડે છે

સિવીલની મુલાકાત લીધા બાદ ડો ગુલેરીયા તથા ડો સુનેજા ફાલ મુખ્યમંત્રી સાથે બેઠકમાં કોરોના દર્દીઓ તથા સારવાર અંગે ચર્ચા કરી રહ્યા છે

આવા લોકોને શોધીને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવશે

અમારા ભૂજના પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા મુજબ આજે બપોરે દોઢ વાગે હમીરપુર ગામે અંગત અદાવતમાં હથિયારો સાથે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં એક જ જૂથના ચાર વ્યક્તિઓની હત્યા થઇ હતી જૂથ અથડામણને પગલે આડેસર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો

ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને સૌ ઘરની બહાર દોડી ગયા હતા

કોરોના દિશા નિર્દેશ આરોગ્ય મંત્રાલયે કોરોના દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવા અંગે નવા દિશા નિર્દેશો જાહેર કર્યા છે નવા નિર્દેશો અનુસાર નજીવા લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર ફેસિલિટીમાં દાખલ કરાશે

આવા દર્દીઓને રજા અપાતા પહેલા ફરીથી ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં પરંતુ આ દર્દીઓને સાત દિવસ ઘરમાં અલગથી રહેવાની સલાહ અપાશે

ઓકસીજન પર મુકાયેલા તથા ગંભીર દર્દીઓને સંપૂર્ણ સાજા થયા બાદ તથા ફરીથી પરીક્ષણ બાદ જ રજા અપાશે

કોરોના સંદર્ભે સાવયેતી રાખતા એપીએમસી કેન્દ્ર પર થોડા થોડા ખેડૂતોને દરરોજ બોલાવવામાં આવે છે તેમને કેન્દ્ર ખાતે સોશ્ચિલ ડિસ્ટન્સિંગ જાળવવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ કેન્દ્ર ખાતે સેનીટાઇઝરની પણ વ્યવસ્થા કરી પૂરતી કાળજી લેવામાં આવે છે